પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડ્યાએ આ સિધ્ધિને ગુજરાતના ઉત્પાદનકારો અને ગુજરાત માટે ગૌરવરૂપ ગણાવી

આ મંજૂરીને આવકારતાં ભાજપનાં પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડથા એ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા

તેમણે ઉમેર્યું કે આર્થિક રીતે વાલીઓને સગવડ રહે તે માટે રૂપાણી સરકારે આ નિર્ણય કર્યો છે

વરસાદને લીધે રસ્તાઓ નું ધોવાણ વ્યાપક થયું હોવાની વાત કરતાં તેમણે ઉમેર્થું હતી કે દિવાળી સુધીમાં સડકની મરમ્મત બધે જ કરી દેવાનું આયોજન છે

ત્યાર બાદ વરસાદ નું જોર ક્રમશઃ ઘટવા લાગશે તેમ હવામાન કચેરી એ જણાવ્યુ છે

જે નગરપાલીકા પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી માં મેંડેટ નો અનાદર જે નગરપાલિકા માં થયેલો તેમાં ખેડબ્રહ્મા હારીજ થરાદ રાપર ઉપલેટા અને તળાજા નો સમાવેશ થાય છે પ્રદેશ પ્રમુખ તરીકે હોદ્દો સાંભળ્યા બાદ સી

પાટિલ નો આ પહેલો મહત્વ નો નિર્ણય છે

આણંદમાં રિલાયન્સ મોલમાં એક કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા બાદ તમામ ગ્રાહકો અને કર્મચારીઓને કોરન્ટાઇન થવના સૂચના અપાઇ છે

ભાવનગર શહેરમાં એસ ટી

હવાઈ સેવા નું પ્રદેશિક જોડાણ માળખું તૈયાર કરતી ઉડાન યોજના હેઠળ આ નિર્ણય થયો છે

ડામોરે કરી છે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી દ્વારા તા